સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજાના આમંત્રણથી જોડાવાના છે

આરતી ભદ્દ અમદાવાદ એસટી સેવા બંધ અમદાવાદમાં આજ રાતથી સોમવાર સુધી કર્ફ્યુ હોવાથી આજ રાત્રીથી અમદાવાદ ખાતે એસટી સેવા સંપૂર્ણ બંધ કરવામાં આવશે

અમદાવાદા બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ટ કરાશે એમ અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કોરોના પરિસ્થિતિની સમીક્ષા બેઠક બાદ ત્વિટ કરી જણાવ્યું હતું

લોકોએ આ મહામારીને ભૂલીને પર્વ મનાવ્યો ફતો અને મોટી સંખ્યામાં વિવિધ ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોએ ફરવા માટે ઊમટી પડયા ફતા આ પ્રવાસીઓની સુવિધા માટે જિલ્લાના એસ ટી તંત્ર દ્વારા કચ્છ ઉપરાંત જિલ્લામાં વસતા પરપ્રાંતીય ખેતમજૂરો માટે વડોદરા સુરત ગોધરા દાજોદ વગેરે જિલ્લા માટે વિશેષ બસો દોડાવવામાં આવી ફતી કચ્છ એસટીના વિભાગીય નિયામક શ્રી સી ડી મફાજને વિગતો આપતા આ પ્રમાણે જણાવ્યું હતું

એ ફરી વધ રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં લઈને કોવીડ કોર કમિટીના અધ્યક્ષો સાથે બેઠક કરીને જીલ્લાની પ્રવર્તમાન કોરોના સ્થિતિ અંગે માહિતી મેળવી હતી

કચ્છ જીલ્લામાં તાપમાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એકાદ સપ્તાહ સુધી આજ સ્થિતિ યથાવત રહેશે